વધુમાં તેમણે જણાવ્યું હતું કે સિક્યોરીટી વ્યવસાયમાં સંકળાયેલી ખાનગી સ્થાનિક એજન્સીઓની નોંધણીની પ્રક્રિયામાં આ પોર્ટલ પારદર્શિતા લાવશે આ પોર્ટલથી ખાનગી એજન્સીઓ દ્વારા કામ પર રખાતા સિક્યોરીટી ગાર્ડસના અખિલ ભારતીય પોલીસ વેરિફીકેશનની સુવિધા ઉપલબ્ધ થશે આ ઉપરાંત આ પોર્ટલ હિન્દી ગુજરાતી તેલુગુ અને તામિલ સહિત તમામ સત્તાવાર ભાષાઓમાં ત્રણ મહિનાની અંદર કાર્યરત થઈ જશે

એ માટેનું જોહરનામું પ્રાંત અધિકારી દ્વારા પ્રસિધ્ધ કરાયું છે

એસ એસ ના અગ્રણી નેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ છે ભુજ ખાતે તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકી અને ભાજપના અન્ય અગ્રણીઓએ પુષ્પાંજલી અર્પણ કરી હતી

કાળઝાળ ગરમી પ્રખર તાપ અને વાવાઝોડા તથા વરસાદની પ્રતિકૂળ પરિસ્થિતિની ભાવીકો પર કોઈ અસર વર્તાતી નથી ઠેર ઠેર નાના મોટા સેવા કેમ્પો ધમધમતા થયા છે તો સેવા કેમ્પો માટે સાધન સામગ્રી લઈ જતાં વાહનોથી માર્ગ ઉભરાઈ રહ્યા છે

મી

મી

કચ્છ આવતા પ્રવાસીઓ તેમજ ઝુરા બિબ્બર તથા નિરોણામાં કચ્છી હસ્તકલાના વિકાસને લીધે પ્રવાસીઓનો ધમધમાટ વધતા આ ક્ષેત્રોમાં માર્ગ વિકસીત બને તેવી માંગ આગેવાનો દ્વારા કરવામં આવી હતી

ગુજરાતમાં કાર્યરત વ્યવસાયીક ફાર્માસિસ્ટને ન્યુ ઈન્ડિયા માટે સજ્જ કરવા ત્રિમાસિક એકશન પ્લાન જાહેર કરાયો છે જે મુજબ ગ્રાહકોને દવા વિશે જાણકારી આપવા હેલ્પલાઈન તથા નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્રો શરૂ કરાશે દવા ઉત્પાદન એકમો નાખવા માટે યુવા ફાર્માસિસ્ટ પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરે તેવું પ્રોત્સાહન કાઉન્સીલ તરફથી અપાશે

આ પ્રત્યક્ષ જ્ઞાનથી કોલેજના ગયનેક વિદ્યાર્થીઓ અને રેસીડન્ટ ડોકટરોમાં નવી શૈક્ષણિક દ્રષ્ટિ ખુલશે અને ભવિષ્યમાં આ શાખાને નવું માર્ગદર્શન મળશે આ પ્રકારની શસ્ત્રક્રિયા વૈશ્વિકસ્તરે છેલ્લા પ વર્ષથી કરવામં આવે છે

અને હવે કચ્છમાં પણ તેનો વ્યાપ વધશે

ડી